પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે વિજ્ઞાન અને નવકલ્પનામાં કરાતા મૂડીરોકાણના આધારે સમાજનાં ભાવિનું ઘડતર થશે મૈસૂર યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે શિક્ષણ ક્ષેત્રે હાથ ધરેલા સુધારાઓના લીધે ભારત ઉચ્ય શિક્ષણ ક્ષેત્રે વિશ્વમાં શિક્ષણનું કેન્દ્ર બનશે ભારતીય રીઝર્વ બેન્કે જણાવ્યું કે સહકારી બેન્કોને તેના કાર્યક્ષેત્રમાં મૂકવાનો

અનાજ ખરીદ પ્રક્રિયા સરળતાથી યાલી રહી છે

તેમણે કહ્યું કે ભારત પાસે ઘણી વૈજ્ઞાનિક સંસ્થાઓ તથા વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ ધરાવતા નાગરિકો છે અને એ જ ભારતની અસ્કયામત છે પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે ભારતમાં ગ્રામીણ વિસ્તારોમાં મેડીકલ કોલેજો સ્થાપવામાં આવી રહી છે તેમણે કહ્યું કે ઝડપથી અમલમાં મૂકાયેલ લોકડાઉન ટેસ્ટનું વધુ પ્રમાણ સારી સારવાર લોકજાગૃતિ કેળવવામાં આવી આ બધાજ પ્રયાસોથી ભારતમાં કોવિડના સંક્રમણને ઝડપથી નિયંત્રણમાં લઇ શકાયું છે

આ પૈકી ત્રણ રસીઓ અંતિમ તબક્કામાં છે આગામી ત્રણ દિવસમાં ગ્રાન્ડ ચેલેન્જીસ મંચ પર થનારી ફળદાથી ચર્ચાઓના લીધે ઘણી નવી બાબતો જાણવા મળશે તેવો વિશ્વાસ પ્રધાનમંત્રીએ વ્યક્ત કર્યો હતો

મૈસૂર યુનિવર્સિટીના ગઈકાલે યોજાયેલા પદવીદાન સમારોહમાં સંબોધન કરતાં તેમણે આ મુજબ જણાવ્યું હતું તેમણે કહ્યું કે છેલ્લાં છ વર્ષમાં તેમની સરકારે શિક્ષણ ક્ષેત્રે માળખાકીય સુવિધા તથા સુધારા હાથ ધર્યા છે તેના લીધે ઉચ્ય શિક્ષણ આપતી સંસ્થાઓમાં પારદર્શિતા અને સ્વાયત્તતા વધ્યા છે તેમણે તબીબી શિક્ષણ ક્ષેત્રે ભારતીય ઉપયાર પદ્વતિ અંગે તેમની સરકારે ઘડેલા બે કાયદાઓની માહિતી આપી હતી કન્નડ લેખક ગોરૂર રામાસ્વામીએ શિક્ષણને જીવન માટે પથદર્શક ઓળખાવ્યું છે તેનો ઉલ્લેખ કરીને સરકાર શિક્ષણમાં જીવન ઉપયોગી કૌશલ્ય શીખવાડવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરી રહી હોવાનું જણાવ્યું હતું પ્રધાનમંત્રીએ યુવાનોને પોતાના રસના વિષયોમાં નિપુણતા કેળવવાની શીખ આપી હતી તેમણે કહ્યું કે જ્યારે યુવાનો આત્મનિર્ભર બનશે ત્યારે જ દેશ આત્મનિર્ભર બની શકશે પ્રધાનમંત્રીએ પદવી મેળવનાર વિદ્યાર્થીઓને કન્નડ ભાષામાં અભિનંદન આપ્યા હતા

ગઈકાલે મદ્રાસની વડી અદાલતમાં રીઝર્વ બેન્કે ફાઇલ કરેલા સોગંદનામામાં આ મુજબ જણાવ્યું હતું રીઝર્વ બેન્કે જણાવ્યું છે કે સહકારી કાયદાઓ છે તેથી બેન્કિંગ ક્ષેત્રમાં એકસૂત્રતા લાવવા રાષ્ટ્રીય કાયદો બનાવવો જરૂરી હતું તાજેતરમાં સંસદમાં સહકારી બેન્કોને રીઝર્વ બેન્કના નિયંત્રણ હેઠળ મૂકવાનો વટહૂકમ લાવવામાં આવ્યો હતો આ વટહૂકમના કેન્દ્ર સરકારના નિર્ણયને પડકારતી અરજી તમિલનાડુની બે સહકારી બેન્કોએ મદ્રાસની વડી અદાલતમાં કરી છે

મંત્રાલયે ઉમેર્યું કે પંજાબ હરિયાણા અને રાજસ્થાન પાસેથી લઘુત્તમ ટેકાના ભાવે કપાસની ખરીદી પણ સરળતાથી યાલી રહી છે

વધુ સમાચાર કોરોના અંગેના આ સંદેશ બાદ

દેશમાં કોવિડના એક્ટિવ કેસોમાં ધીરે ધીરે ઘટાડો થઈ રહ્યો છે અને સતત ત્રીજા દિવસે એક્ટિવ કેસો આઠ લાખથી ઓછા નોંધાયા છે

દરમિયાન કેન્ર્ એ કોવિડ વ્યવસ્થાપન માટે ગુજરાત સરકારે લીઘેલા પગલાંઓને બિરદાવ્યા છે

ભારતીય ટીમમાં પાંચ જુડો ખેલાડીઓ તથા કોચ જીવન શર્માનો સમાવેશ થાય છે શ્રી રિજીજુએ આ પ્રસંગે જણાવ્યું કે સરકાર જુડો જેવી પ્રમુખ રમતના પ્રશિક્ષણની સુવિધાઓ અને પ્રશિક્ષકોની સંખ્યામાં વધારો કરશે

તેમણે કહ્યું કે આ વિશે જડો સંઘ સાથે વિચાર વિમર્શ કરી વ્યાપક રૂપરેખા તૈયાર કરાશે લોકડાઉન બાદ ભારતીય જુડો ખેલાડીઓની આ પ્રથમ ટૂર્નામેન્ટ છે

ફ્લોરિડામાં જીતવું રાષ્ટ્રપતિ ટ્રમ્પ માટે અત્યંત મહત્વપૂર્ણ મનાય છે જો તેઓ દક્ષિણ પ્રાંતમાં હારી જાય તો તેમની જીતવાની સંભાવનાઓ ખુબ ઓછી થઈ શકે દરમિયાન બાઇડન અને ટ્રમ્પ બુઘવારે ટેનેસીના નાશવેલી ખાતે યોજાનાર અંતિમ ચર્ચામાં ભાગ લેશે